સી એસ

એસ

કાનપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દિનેશે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે વિકાસને ઉજ્જૈન લઈ જતા પોલીસ વાહન પલટી ખાઈ ગયું હતું દરમ્યાન વિકાસે પોલીસકર્મીની પાસેથી હથિયારો છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો તેને તાત્કાલિક કાનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો ગઈકાલે મધ્યપ્રદેશ પોલીસે તેની ઉજ્જૈન ખાતેથી ધરપકડ કરી હતી

આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં તેમણે ક્હ્યું કે આ સમયગાળા દરમ્યાન વ્યાપક સેનેટાઇઝેશન અભિયાન ચલાવવામાં આવશે

ઓનલાઇન ખરીદી કરી શકાશે સાર્વજનિક પરિવહન સેવામાં પણ લૉકડાઉનમાં ચાલુ રહેશે પરંતુ ખાનગી વાહનો જરૂરી કાર્યો માટે જ ઉપયોગ કરી શકાશે દ્રેન અને વિમાની સેવાઓ ચાલુ રહેશે તમામ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે

એસ

સેના અધ્યક્ષ જનરલ એમ

નરવણેએ ઘર્ષણ સ્થળથી સૈનિકોને હટાવવાની પ્રક્રિયાને અમલી કર્યા અંગે વિસ્તૃત માહિતી આપી અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું છે કે સેના અધ્યક્ષે સંરક્ષણમત્રીને એ પણ બતાવ્યું કે આ ક્ષેત્રમાં કોઇપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે આપણે સંપૂર્ણ રીતે તૈયાર છે થલસેના અધ્યક્ષ જનરલ બિપિન રાવત નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીર સિહં અને એરફોર્સના સેના અધ્યક્ષ આર